રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તેમજ અન્ય મહાનુભાવોએ શ્રી વાજપેયીના સમાધિ સ્થળ સદૈવ અટલ પર ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી શ્રી કોવિંદે આજે નવી દિલ્હી ખાતે શ્રી વાજપાઇના ચિત્રનું અનાવરણ કરતા જણાવ્યું કે શ્રી વાજપાઇએ ભારતને વિશ્વ સમક્ષ એક નવી શકિતરૂપે સ્થાપિત કર્યું શ્રી કોવિંદે કહયું કે અટલજી જનપ્રિય નેતા અને ઓજસ્વી વકતા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રની પ્રગતિ માટે અટલજીની ઉલ્લેખનીય સેવાઓ હંમેશા યાદ રખાશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રી વાજપાઇ રાષ્ટ્રભકિત અને ભારતીય સંસ્કૃતિના પ્રતિક હતા તેઓ મહાન રાજનેતા અને કુશળ સંગઠનકર્તા હતા કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે તેમનું જીવન અને કાર્ય આવનાર પેઢીઓને પ્રેરણા આપતું રહેશે અટલજીએ તેમના તેજસ્વી વ્યક્તિત્વ દ્વારા મજબૂત ભારત અને સુદ્રઢ પક્ષના નિર્માણ માટે યોગદાન આપ્યું હતું

આ છ રાજયોમાં બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ ઓડિશા રાજસ્થાન અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે રેલવે મંત્રી પીયુષ ગોયલે આ યોજનાની પ્રગતિની દેખરેખ કરી રહયાં છે

રેલવે વિભાગે દરેક જીલ્લા અને રાજયમાં નોડલ અધિકારીની નીમણુંક કરી છે જે રાજય સરકારો સાથે સંકલન કરી રહ્યાં છે